કેન્દ્ર સરકારની આ ચોજના અંતર્ગત પંચાયતોની આગેવાનીમાં ભુ જળ વ્યવસ્થાપન અને વ્યવહાર પરીવર્તનને પ્રોત્સાફન અપાશે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ગઇકાલે છ ફજાર કરોડ રૂપિયાની આ યોજના મંજુર કરાઇ હતી ગુજરાત હરીયાણા કર્ણાટક મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના તારવી કઢાયેલા વિસ્તારોમાં આગામી પાંચ વર્ષમાં આ યોજનાને અમલી બનાવાશે

આ પ્રસંગે રોહતાંગ ખાતે બની રહેલી વ્યૂહાત્મક ટનલનું નામાભિમાન શ્રી વાજપેથીના નામે કરાયું

મંત્રીમંડળે આ માટે ચાર કરોડ રૂપિયાની ફાળવણીને મંજૂરી આપી છે

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંઘ શેખાવત સહિત મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા

શ્રી વાજપેયી ત્રણ વખત ભારતના પ્રધાનમંત્રી રહયા હતા

જે આવનાર ઘણા વર્ષો સુધી સૌને થાદ રખાશે

આ અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી વાજપેથીની સમાધી સદૈય અટલ ખાતે પુષ્પાંજલી અર્પણ કરી હતી ગૃહમંત્રી અમિત શાહ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિત અન્ય કેન્દ્રીય મંત્રીઓ તથા વરિષ્ઠ ભાજપ નેતા અલ

અડવાણીએ પણ શ્રી વાજપેથીને પુષ્પાંજલિ અપર્ણ કરી હતી વાજપેથીની સમાધિ સદૈવ અટલ ગત વર્ષે આ જ દિવસે રાષ્ટ્રને સમર્પિત કરાઈ હતી વિવિધતામાં એકતાની ભાવનાને પ્રસ્થાપિત કરતાં રાજઘાટ નજીક બનાવાયેલી આ સમાધિમાં દેશના વિવિધ ભાગોમાંથી લવાયેલા પથ્થર ઉપયોગમાં લેવાયા છે

શ્રી મોદી અટલ બિહારી મેડિકલ યુનિવર્સિટીનો શિલાન્યાસ પણ કરશે શ્રી વાજપેથીની જન્મજયંતી નિમિત્તે રાજ્યભરમાં રક્તદાન શિબિર ફળ વિતરણ સ્વચ્છતા અભિયાન જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે ઘણા જિલ્લાઓમાં આજે સુશાસન દિવસની ઉજવણી કરાશે લખનૌમાં કવિ સંમેલનનું પણ આયોજન કરાયું છે

પછી તે સંગીત હોય સમાચાર હોય કે આનંદ પ્રમોદ હોય

સૂર્યપ્રકાશે કહ્યું કે આકાશવાણી સમાચારો ખુબ જ વિશ્વસનીયતા ધરાવે છે તેમણે કહ્યું કે આકાશવાણી ન્યૂઝ મેળવતી અને તેનું પ્રસાર કરતી વિશ્વની સોથી મોટી સમાચાર સંસ્થાઓમાંથી એક છે પ્રસાર ભારતીના સીઇઓ શશી શેખર વેંપતીએ કહયું કે પ્રસાર ભારતી એવોર્ડના માળખામાં કેટલાક પરીવર્તન કરવાની વિયારી રહ્યું છે જેથી લોકોમાં છુપાયેલી પ્રતિભા બહાર લાવી શકાય

તેમણે કહયું કે ગઇકાલે રાંચી ખાતે રાજયપાલ વ્રોપદી મુર્મુની મળી તેમણે નવી સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો અગાઉ રાજયપાલે શ્રી સોરેનને સરકાર રચવા આમંત્રણ આપ્યુ હતું ગઇકાલે શ્રી સોરેન ઝારખંડ મુકિત મોરચા સંસદિય પક્ષના નેતા તરીકે યુંટાથા હતા જેએમએમ કોંગ્રેસ ગઠબંધન ધ્વારા તેમને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે રજુ કરાયા હતા

પ્રભુ ઇસુ ખ્રિસ્તના જન્મ દિવસની ઉજવણી નિમિત્ત વિશ્વભરના ખ્રિસ્તીઓ ક્રિસમસની ઉજવણી કરી રહયાં છે આ પ્રસંગે લોકોએ તેમના ઘરોને ક્રિસમસ ટ્રી જળફળતી રોશની અને પવિત્ર વસ્તુઓથી શણગાર્યા છે

નાતાલ અને નવા વર્ષની ઉજવણી માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગોવા આવી પહોંચ્યા છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાથડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોના નાતાલની શુભેચ્છા પાઠવી છે રોમના વેટિકન ખાતે પોપ ફાન્સીસે મધ્ય રાત્રિ પ્રાર્થના સભા સાથે ક્રિસમસની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો પ્રભુ ઇસુના જન્મસ્થળ મનાતા બેથ્લેહમમાં નાતાલની ઉજવણી માટે વિશ્વભરના શ્રદ્વાળુઓ એકઠા થયા છે ઇઝરાયેલના કબજા હેઠળના પશ્ચિમી તટમાં ફજારો પેલેસ્ટાઇન અને વિદેશી શ્રદ્વાળુઓએ ચર્ચ ઓફ નેટિવિટ અને ટેની આસપાસ નાતાલની પૂર્વ સંઘ્યાની ઉજવણી કરી હતી

મુંબઇના બધા દેવળોમાં વિવિધ સાંસ્ક્રતિક અને સંગીતના કાર્યક્રમોના આયોજન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે કેથોલિક અને એંગ્લીકન દેવળોએ આશા અને વિશ્વાસનો સંદેશ પાઠવ્યો છે કેટલાક સ્થળોએ લોકો અને સંસ્થાઓએ પણ આ નાતાલની ઉજવણીમાં સામેલ થઇ તેઓએ ઘરવિહોણા અને ક્રટપાથ પર રહેતા લોકોને કેક અને ફળોનું વિતરણ કર્યું

વેંકૈયા નાયડુએ યુવા ઇજનેરોને નવિનીકરણ અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ સામાન્ય માનવીના જીવનને બહેતર બનાવવા કરવા જણાવ્યું છે તેઓ આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં તાડેપલ્લીગુડમમાં રાષ્ટ્રીય સંસ્થાના પ્રથમ દિક્ષાંત સમારંભમાં સંબોધન કરી રહ્યા હતા

તેમણે આ સંસ્થાનોને વિદ્યાર્થીઓમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા માટે અભ્યાસક્રમ અને શિક્ષણ પદ્ધતિમાં સમયની માંગ મુજબ બદલાવ લાવવા જણાવ્યું હતું ગામડાઓને આત્મનિર્ભર બનાવવાના મહાત્મા ગાંધીના આહવાનનો ઉલ્લેખ કરતાં શ્રી નાયડુએ ગામડાઓમાં શાળાઓ દવાખાનાઓ અને પુસ્તકાલચોના નિર્માણ તથા ગ્રામીણ મહિલા અને યુવાઓના કૌશલ્ય વિકાસ અને સશક્તિકરણ માટે કૌશલ્ય વિકાસ કેન્દ્રો ખોલવા જણાવ્યું હતું

આ ડોર ટુ ડોર અભિયાનમાં રાજ્યના પાંચ લાખ પરિવારોનો સંપર્ક કરવામાં આવશે આ જનજાગૃતિ અભિયાનમાં સહભાગિતા અંગે ભાજપ દ્વારા રાજ્યના તમામ સાંસદો ધારાસભ્યો અને પદાઅધિકારીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે દરમિયાન કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં આજે નાગરિકતા સુધારા કાયદા વિરુદ્ધ સંવિધાન બચાવો ન્યાય શાંતિ યાત્રાનું આયોજન કરાયું છે